આ પ્રસંગે લશ્કરી જવાનો દ્વારા રાજકીય સન્માન અને અંતિમ સલામી આપવામાં આવી હતી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધી અને ત્રણ સંરક્ષણ સેવાઓનાં વડાઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે પૂર્વ રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને આજે રાજાજી માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત લશ્કરી વડા જનરલ એમ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

નર્મદા કાંઠે આવેલા ગરુડેશ્વર માં રંગકુટિર પચ્છલ આવેલ ભકત નિવાસ ની દીવાલ પૂર માં તણાઈ ગઈ છે કડાણા ડેમ થી પણ પાણી છોડાઈ રહ્યું હોવાથી વડોદરા આણંદ અને ખેડા જિલ્લા માં લોકો ને મહીસાગર નદી ના વહેણ થી દૂર રહેવા તાકીદ કરાઇ છે ભાવનગર ના શેત્રુંજી ડેમ માથી પણ પાણી છોડાઈ રહ્યું છે કરજણ ડેમ માં પાણી ની આવક ઘટી છે પણ પાણી છોડી જળ વિદ્યુત ઉત્પન્ન કરાઇ રહી છે ઉપરવાસ માથી પાણી ની આવક ઘટતા ઉકાઈ ડેમ ના તમામ દરવાજા બંધ કરાયા હોવાથી તાપી નદી ને કાંઠે વસેલા સુરત સહિત ના નાના મોટા ગામ માટે રાહત ના સમાચાર છે

ભાલ પંથક માં આવેલા કાળિયાર અભ્યારણ્થ માં વરસાદ ના પાણી ખૂબ ભરાયા હોવાથી કાળિયાર ને તકલીફ પડી રહી હોવાનુ વન્યજીવ રક્ષણ કરતાં લોકો નું કહેવું છે મોરબીના ટંકારા નજીક સખપર ગામે પૂર માં ફસાથેલી બે વ્યક્તી ને એન

ની ટુકડી એ બચાવી લેતા ગામવાસીઓ એ હાશકારો અનુભવ્યો હતો

આ સહકારી બેન્ક ના જનરલ મેનેજર કશ્યપભાઈ વચ્છરાજાનીએ જણાવ્યુ છે કે કોરોના લોક ડાઉન ને લીધે આર્થિક તકલીફ માં મુકાયેલા નાના ધંધાર્થીઓ ને આત્મનિર્ભર લોન વડે અમે મદદરૂપ બની રહ્યા છીએ કોરોના ગુજરાત બપોર નું બુલેટિન રાજકોટ ખાતે આરોગ્ય સચિવ જયંતિ રવિ અને તબીબ ટુકડી એ સિવિલ હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લઈ દર્દી ને આપતી સેવા ની ગુણવત્તા ચકાસી હતી

ગણેશ વિસર્જન વિધ્નહર્તા ગણેશ ભગવાન આવતા વર્ષે વહેલા આવજો તેવી ભાવના સાથે ને વિદાય આપવાનો આજે અનંત ચતુર્દશી નો દિવસ છે પણ ગુજરાતભર માં ઘર આંગણે મુર્તિ વિસર્જન થઈ રહ્યું છે કોરોના અને પૂર પ્રકોપ વચ્ચે તંત્ર દ્વારા ગણેશ ભક્તો ને જળાશય અને નદી થી દૂર રહેવા તાકીદ કરાઇ હોવાથી સર્વત્ર તેનું પાલન જોવાઈ રહ્યું છે શેરી અને સોસાયટી માં નાના કુંડ બનાવી ને વિસર્જન કરવાની વ્યવસ્થા પણ કરાઇ છે અમદાવાદ સહિત દરેક જગ્યા એ પોલિસ બંદોબસ્ત ગોઠવી ગણેશ મુર્તિ નું જાહેર વિસર્જન રોકવામાં આવ્યું છે

એમ

કેન્દ્ર સરકારના નિતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મિશન અંતર્ગત દરેક રાજયમાં અટલ ટીંકરીંગ લેબ કાર્યરત છે જેમાં ઊઝાની જી એમ કન્યા વિદ્યાલયમાં અટલ ટીંકરીંગ લેબ છે